મંત્રી મંડળની બેઠકમાં આગામી નવરાત્રીમાં પ્રસાદ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સામાજી કઅંતર જળવાઈ રહે તે માટે પ્રસાદ પેકીંગમાં આપવાનો રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંક્રમણની શક્યતાને ધ્યાને રાખીને જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ચાલુ કે બંધ રાખવા અં નિર્ણય લેવાયો છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મંદિરમાં પૂજા આરતી યજ્ઞ કે હવન ચાલુ રહેશે બેઠક બાદ કેબીનેટ મંત્રી જયેસ રાદઢીયાએ જણાવ્યું હતું કે મગફળીના બારદાન હવે રપ કિલોના ભરાશે તેમજ મગફળીના ઉતારાની ગણતરી પણ એ મુજબ થશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વધારાનો બારદાનો તેમજ ટ્રાન્સ્પોટેશનનો અને ગોડાઉનનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે વિરલ રાણા વિધાનસભાઃ પેટા ચૂંટણી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની છે જેને લઈ રાજકીય માહોલમાં ગરમાવી આવી ગયો છે જેમાં ભાજપે લીંબડીની આઠમી બેઠક માટેના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું અને આ ટીકીટ કિરીટસિંહ રાણાને ફાળવાઈ છે જે અગાઉ બે વખત મંત્રી તરીકે રહી ચૂક્યા છે

આર પટીલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત અગ્રણીઓએ અમદાવાદ વિમાની મથકે ગ્રહમંત્રીને આવકાર્યા હતા ગ્રહમંત્રી આજે ભાજપના આગેવાનો સાથે પેટા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા છે દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મહિનાના અંતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભમાં રેલી યોજે તેવી શક્યતા છે વિરલ રાણા કોરોના અપીલ જાણીતા પત્રકાર અજય ઉમટે કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૌને અપીલ કરી છે

દ્વારા જાહેરનામું બહાર પાડી રાજકીય પક્ષના નામ પર્તિક કે સુત્ર સાથે ટોપી શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન મથક મતગણતરી મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

વિરલ રાણા રેલવે બોર્ડ રેલવે બોર્ડ દ્વારા અનલોકના તબક્કામાં વિશેષ ટ્રેનોની શરૂ કરોલી શ્રેણીમાં કચ્છની મુંબઈની બે અને પુરીની એક સહિત ત્રણ ટ્રેનો શરૂ કરાયા બાદ રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તહેવાર સ્પેશિયલ ટ્રેનોમાં ગાંધીધામથી લાંબા અંતરની ચાર ટ્રેનોનો સમાવેશ કરાયો છે

આ પૈકી ગાંધીધામની વધુ ચાર ટ્રેનો એક મહિના માટે દોડતી થશે ગાંધીધામથી દર સોમવારે ઉપડતી ગાંધીધામ તિરૂનલવેલી હમસફર એક્સપ્રેસ ગાંધીધામથી દર મંગળવારે ઉપડતી ગાંધીધામ બેંગ્લોર એક્સપ્રેસ અને દર રવિવારે ઉપડતી ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે આ ઉપરાંત ગાંધીધામથી ભાગલપુર વચ્ચે તહેવારના સમયમાં દોડાવાતી ગાંધીધામ ભાગલપુર ટ્રેન પણ દોડાવવાની જાહેરાત કરાઈ છે

અગાઉ બોર્ડમાં મંજુરી આપ્યા પછી બિઝનેસ ડેવલોપમેન્ટ સેલમાં તાજેતરમાં એક અધિકારીની નિમણૂંક કરી સેવા શરૂ કરી દેવામાં આવી છે દીન દયાળ પોર્ટ દેશભરમાં અગ્રેસર રહ્યું છે મહાબંદરગાહોમાં નાની મોટી સમસ્યાઓ ઉભી થતી હોય છે તેને નિવારવામાં આવતી હોય છે ડીપીટીના ચેરમેન સંજય મેહતા દ્વારા દીન દયાળ પોર્ટને વધુને વધુ આયાત નિકાસ ક્ષેત્રે કામગીરી થાય અને સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દરમિયાન માર્કેટીંગ હવે જુદા જુદા ક્ષેત્રે અનિવાર્ય બની રહ્યું છે